ખાનગી હોસ્પિટલ સહીતના તમામ મેડીકલ સેન્ટર પર હવેથી બે લાખ થી વધારે કેસ પેમેન્ટ ને પણ સરકારે મંજુરી આપી છે

દવા કોરોના વાયરસના સંક્રમણ સામે ડીઆરડીઓ એ એક એવી દવા વિકસાવી છે અને એનેભારતીય ઔષધિ મહાનિયંત્રક પાસેથી તાત્કાલિક ઉપયોગની મંજૂરી પણ મળી ગઇ છે

આર ડીઓ

વિરલ રાણા માત દિવસ દર વર્ષે મ મહિનાના બીજા રવિવારને માતૃ દિવસ એટલે કે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે

આ દિવસ માતા માટેના પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ છે મધર્સ ડે ના દિવસે માતાને સન્માન અને આદર વ્યક્ત કરી માતા માટે કંઈક ખાસ આયોજન સાથે દિવસની ઉજવણી કરવમાં આવે છે મધર્સ ડેની પહેલીવાર ઉજવણી અમેરિકામાં કરવામાં આવી હતી જયારે એના જાર્વિસ નામની યુવતી એ તેમની માતા માટે સ્મારક બનાવ્યું અને તેમને શ્રધાંજલિ આપી વિરલ રાણા હતી

ભુજ માંડવી અને અન્ય સ્થળોએ શીતળા માતાના સ્થાનક માં મેળા અને અન્ય કાર્યકમો યોજાય છે પરંતુ આ વખતે કોરોના ગાઈડ લીઈનને અનુસરી મંદિરો બંધ હોઈ કોઈ કાર્યક્રમ નહી યોજાય મંદિરમાં પુજારીઓ દ્વારા પૂજન વિધિ થશે